ગઈકાલે તેઓ રોહાજ્ઞીયા વિસ્તારના નારૂઆર ગામે પહોંચ્યા અને પ્રાથમિક શાળાનાં બાળકો સાથે સંવાદ કર્યો હતો

આ જોડાણ દ્વારા રચિત બેંક આંતર રાષ્ટ્રીય સ્તરે ભારતની ત્રીજી સૌથી મોટી બેંક થશે નાણામંત્રી અરૂણ જેટલીએ નવી દિલ્ફીમાં પત્રકારોને જણાવ્યું હતું કે આ જોડાણથી બેન્કની પ્રવૃતિમાં વધારો થશે અને કોઈ કર્મચારીની ફાલની પરિસ્થિતિ પર કોઈ પ્રતિકુળ અસર થશે નહિ

આ સત્રમાં પ્રથમ દિવસે દિવંગત પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીને શોકાંજલિ આપતો શોકપ્રસ્તાવ પસાર કરવામાં આવશે

સત્રના બીજા દિવસે બે બેઠકો યોજાશે જેમાં કેટલાક મહત્વપૂર્ણ વિધેયકો પસાર કરવામાં આવે તેવી શકયતા છે

વિપક્ષના વિરોધ વચ્ચે વિધાનસભાનું સત્ર શાંતિપૂર્ણ રીતે યોજાય તે હેતુથી રાજય સરકાર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્તા ગોઠવવામાં આવી છે

તેમણે વ્ધુમાં ઉમેર્યું કે રાજય સરકારના સમાજકલ્યાજ્ઞ વિભાગ હસ્તકની કેન્દ્ર અને રાજય સરકાર પુરસ્કૃત કુલ છ યોજનાના સાડા સાત લાખથી વધુ લાભાર્થીઓને મળતી સહાય ડીબીટી દ્વારા તેમના ખાતામાં જમા કરાવવામાં આવશે

આ પ્રસંગે શ્રી રૂપાજીએ ગુજરાતને કુપોષણમુક્ત રાજય બનાવવાની કટિબદ્ધતા વ્યક્ત કરતાં જજ્ઞાવ્યું હતું કે પોષણક્ષમ પોષક આહાર બાળકો સગર્ભા અને ધાત્રી માતાઓ કિશોરીઓને પૂરો પાડીને રાજયની ભાવિ પેઢી દુનિયાના પડકારો ઝીલવા સક્ષમ બનાવવીછે ગુજરાત રાજય મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના માધ્યમથી દૂધ ઉત્પાદક સહકારી સંઘો ડેરીઓને આ કામગીરી સોંપીને સરકારે ટેકહોમ રાશન સૌ લાભાર્થીઓને મળે તવું સુનિશ્ચિત કર્યું છે તેમ શ્રી રૂપાણીએ જણાવ્યું હતું

રાપર તાલુકામાં સૌથી મોટો મેળો હોવાથી વાગડવાસીઓ મુંબઈ બેંગ્લોર પુના વલસાડથી પણ સહેલાણીઓ આવ્યા હતા

ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા જાહેર કરાયેલી આ ટીમમાં પાર્થિવ પટેલ કેપ્ટન જયારે અન્ય ખેલાડીઓમાં પ્રિયાંક પંચાલ ક્ષિતિજ પટેલ મનપ્રિત જુનેજા રૂજુલ ભટ્ટ ચિરાગ ગાંધી પિયુષ ચાવલા રૂશ કાલરીયા ચિંતન ગજા વગેરેનો સમાવેશ થાય છે